પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે સૂચિત હોસ્પિલમાં કોવિડના દર્દીઓ માટે ઓક્સિજન અને અન્ય સુવિધાઓ હશે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે રાજ્ય સરકારે કોવિડના વધતા કેસને ધ્યાનમાં લઈને મહત્ત્વના નિર્ણયો કર્યા છે જેમાં એપ્રિલ તથા મે મહિનામાં ધાર્મિક તથા સામાજિક સમારંભો ઉપર પ્રતિબંધ મૂક્યો છે

જે શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં છે ત્યાં રાત્રે લઝ્ન સમારોહ યોજી શકાશે નહીં

રાજ્યમાં જાહેરમાં રાજકીય સામાજીક ધાર્મિક કાર્યક્રમો મેળાવડાઓ યોજવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે એપ્રિલ તથા મે મહિનામાં આવતા દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે

જેને પગલે જિલ્લા પોલીસ પ્રસાશનન દ્વારા માચી તરફના ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ પાછળથી જતો પગદંડી રસ્તો અને માયી રેવા પથ પાસે બેરીકેટ લગાવી રસ્તા બંધ કરાયા છે અને યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિમાં ગુજરાત સહિત દેશભરમાંથી પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે આઠથી દસ લાખ દર્શનાર્થીઓ આવેછે પરંતુ કોરોના સંક્રમણના પગલે સતત બીજા વર્ષે ચૈત્રી નોરતાંમાં મહાકાળી ધામ પાવાગઢ સૂનું રહેશે બીજી તરફ પાવાગઢ પંચાયત ખાતે સરપંચ સભ્યો તથા ગામ લોકોએ કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાને રાખી દુકાનો બજારો સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે નર્મદા કોરોના નર્મદા જીલ્લામાં કોરોનાના કેસ વધતાં રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લો ત્રણ દિવસ માટે સજ્જડ બંધ પાળશે આજ થી રાજપીપળા ત્રણ દિવસ માટે સજ્જડ બંધ જાહેર થતા જ રાજપીપળાના તમામ બજારો લારી ગલ્લા જડબેસલાક બંધ રહ્યા છે

ત્રીજા સ્ટેજમાં લોકલ સંક્રમણને ઘટાડવા અને કોરોના સંક્રમણ તોડવા આ પ્રજાનો સ્વયંભૂ સઘન પ્રથાસ છે દરમિયાન રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરમાં ઠેરઠેર સેનેટાઇજેશન કરવામાં આવ્યું છે

વધતા જતા સંક્રમણને લઇ જિલ્લામાં બીજા તબક્કાનું રસીકરણ ઝડપી બનાવી દેવાયું છે